સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું સરહૃદના વીર રખેવાળ સાથે જ છે તેવો સ્પષ્ટ્ સંદેશ સંસદ આપશે

હિન્દી દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ લોકોને

ગૃહમંત્રાલયે સિનેમા હોલ ખોલવા અંગે કોઈ નિર્ણય લીધો છે તેવા મીડિયા

યુવા બાબતો અને રમતગમત મંત્રી કિરણ રીજીજુએ આજે લદ્દાખના લેહ વિસ્તારમાં

પદમશ્રી પુરસ્કાર માટેની ઓનલાઇન નોંધણી અને ભલામણનો આવતીકાલે છેલ્લો

લોકસભાની બેઠક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ પ્રણવ મુખર્જી સાંસદ એચ

પહેલા દિવસને બાદ કરતા તમામ દિવસોમાં રાજયસભાની બેઠક સવારે અને લોકસભાની બેઠક સાંજે મળશે આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં લોકસભા અને રાજ્યસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે આ સત્રમાં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે

આજે સંસદના ચોમાસુ સત્રના આરંભ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે બધા જ સાંસદો આપણા સૈનિકોને સમર્થન આપવા એકમત છે તેમણે કહ્યું કે સંસદનું સત્ર અસાધારણ પરિસ્થિતિમાં યોજાઈ રહ્યું છે અને કોવિડના સમયમાં પણ બધા જ સાંસદો તેમની ફરજ બજાવવા ઉત્સુક છે સંસદની કામગીરી દરમિયાન કોવિડના સંક્રમણને ખાળવા જરૂરી બધા જ નિયમોનું પાલન કરાશે તેમજ સંસદમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે

રાજ્યસભામાં આજે ધ્વનિમતથી તેમની પસંદગી થઈ ભાજપા અધ્યક્ષ જે

નહાએ હરિવંશને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવાના પ્રસ્તાવને પસાર કર્યો હતો અને તેમનો પ્રસ્તાવ સંસદમાં મંજુર કરવામાં આવ્યો હતો બાદમાં અધ્યક્ષ એમ વૈકેયા નાયડુએ ઉપાધ્યક્ષ તરીકે હરિવંશના નામની ઘોષણા કરી હતી વિરોધપક્ષે શ્રી હરિવંશની સામે રાષ્ટ્રીો ય જનતા દળના મનોજ ઝા ના નામનો ઉલ્લેખ કર્યો હતો જોકે વિરોધપક્ષે કોઈ દબાણ કર્યું ન હતું પ્રધાનમંત્રી નરેન્દ્ધ મોદીએ શ્રી હરિવંશને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી થતા અભિનંદન પાઠવ્યા હતા

તેમણે કહ્યું કે કોવિડના લીધી ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં સંસદની બેઠક યોજાઇ રહી છે ગૃહમાં સરકારને પ્રશ્નો પૂછવાની બીજી પણ રીત હોય છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ બધા જ સાંસદોને સહકાર આપવા અપીલ કરી હતી

બિહારના શહેરી વિકાસ અને ગૃહવિભાગ દ્વારા આ પરિયોજનાઓનું અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહેશે

આ ખરડાના હેતુ હોમિયોપેથી તેમજ ભારતીય દવા તંત્ર એમ બંનેમાં ઉચ્ય ગુણવત્તાવાળા તબીબી વ્યવસાયિકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે

અધીર રંજન ચૌધરી સૌગતરાય અને શશી થરુરે આ ખરડાનો વિરોધ કર્યો હતો

ગૌરવ ગોગોઈએ આક્ષેપ કર્યો કે સરકાર ખેડ્રતોના અધિકારોને છીનવે છે તેમણે એમ પણ જણાવ્યું કે સરકારે જાણી જોઈને ખરડામાંથી એમ એસ પી ને વટાવી દીઘેલ છે ધ્વનિમતના માધ્યમથી આ ખરડાને રજૂ કરવામાં આવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ નિમિત્તે આપેલા સંદેશામાં હિંદી ભાષાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર બધા જ ભાષા વિદોને અભિનંદન આપ્યા છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે હિંદી ભાષાએ દેશને એકતાના સૂત્રમાં પરોવવાનું કામ કર્યુ છે આજે હિંદી દિવસ નિમિત્તે આકાશવાણી પરથી સંબોધન કરતા તેમણે કહ્યું કે હિંદી ભાષાએ બીજી પ્રાદેશિક ભાષાઓને પણ નવું બળ આપ્યું છે તેમણે હિંદી ભાષાનો ઉપયોગ બધા જ સરકારી વિભાગો અને દરરોજના વ્યવહારમાં વધુમાં વધુ કરવાની અપીલ કરી હતી

હિન્દી દિવસ નિમિત્તે ઓનલાઇન કાર્યક્રમનું સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે બધી જ ભારતીય ભાષાઓનો ગૌરવપ્રદ ઇતિહાસ રહ્યો છે અને આપણને જુદી જુદી ભાષાઓ તથા સાંસ્કૃતિક વારસા પર ગૌરવ હોવું જોઈએ

નાગરિકો વચ્ચે સદભાવ સ્નેહ અને પ્રેમ વધારવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે બીન હિન્દી ભાષી રાજ્યોના વિદ્યાર્થીઓએ હિન્દી જરૂર શીખવી જોઈએ અને હિન્દી ભાષી રાજ્યોના વિદ્યાર્થીઓએ અન્ય ભારતીય ભાષા શીખવી જોઈએ

જેમાં એમ કહ્યું હતું કે ગૃહમંત્રાલયે પહેલી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં સિનેમા હોલ થીયેટર ફરીથી ચાલુ કરવાના આદેશ આપ્યા છે એક ટ્વીટમાં પીઆઈબીએ જણાવ્યું છે કે આ ખબર ખોટી છે પીઆઈબીએ કહ્યું કે ગૃહમંત્રાલયે સિનેમા હોલ ખોલવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી

આ પ્રસંગે શ્રી રીજીજુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એન ડી એ સરકાર દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે જેનાથી લોકો સ્વસ્થ અને ફીટ રહી શકે છે તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય રમતગમત સંસ્કૃતિને એક નીતિગત માળખું આપવાનું વિચારી રહયું છે શ્રી રીજીજુએ વિશ્વસ્તર ઉપર રમતગમતની પ્રવૃત્તિઓમાં ભારતનો ઉપર પ્રકાશ પાડ્યો હતો શ્રી રમતગમત મંત્રીએ લદ્દાખ વહીવટીતંત્રને સૂચન કર્યું હતું કે સ્થાનિક રમતવીરોનો રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ બનાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા તથા રોજગારી આપવા જેવા પગલાં લેવા જોઈએ જેથી તેમનો રસ જળવાઈ રહે અને તેઓ શ્રેષ્ઠ યોગદાન આપે